આશુતોષ અંતાણી અમરનાથ યાત્રાનો પ્રારંભ અમરનાથ યાત્રાનો આજથી જમ્મુ કાશ્મીરમાં બાલતાલ અને પહેલગાંવ બંને માર્ગે પ્રારંભ થયો યાત્રાનો આરંભ આજે વહેલી સવારથી થવાનો હતો પરંતુ ખરાબ હવામાનના કારણે તેમાં વિલંબ થયો છે પ્રથમ ત્રણ હજાર યાત્રાળુ ઓની ટુકડીએ ગઈકાલે સવારે જમ્મુથી યાત્રાનો આરંભ કર્યો હતો અને બંને આધાર શિબિરો સુધી પહોંચી ગઈ હતી શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા અને રાજ્યપાલ એન

વોરા દ્વારા પવિત્ર ગુફામાં પરંપરાગત પૂજા બાદ વિધિવત્ રીતે યાત્રાનો પ્રારંભ થશે

વહિવટીતંત્ર દ્વારા યાત્રાળુઓ માટે બહ્વિધ સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે

સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યા એ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી વધારે નોંધાયું હતું

ઉનાળા દરમ્યાનની વિક્રમી ગરમી સહન કાર્ય બાદ જીલ્લામાં આજે ઠેર ઠેર અમી છાંટણા કર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે જીલ્લા મથક ભૂજમાં આખા દિવસના ઉકળાટ બાદ સાંજે ચાર વાગ્યા આસપાસ ઝરમર સ્વરૂપે ચાલુ થયેલો વરસાદ અંદાજે વીસ મિનીટ વરસ્યો હતો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા લોકોએ ગરમીમાંથી આંશિક રાહત મેળવી હતી

તો બન્ની વિસ્તારના મોટા સરાડા ગામથી અમારા સમાચારમિત્ર શ્રી સોઢા શાહુ જતે પણ ટેલીફોન પર જણાવ્યું હતું કેબન્ની વિસ્તારમાં આજે મેઘરાજાએ વહાલ વરસાવતાં માલધારીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે અને આગામી સમયમાં ઘાસ પાણીની સમસ્યા હલ થઇ જશે તેવી આશા વ્યક્ત કરી હતી દરમ્યાન પૂર્વ કચ્છ ના રાપર તાલુકાના ખાંડેક ગામ થી અમારા સમાચારમિત્ર શ્રી કરમસિંહભાઈ એ જણાવ્યું હતું કેબપોર બાદ ઝરમર વરસાદ શરૂ થયો છે જે સાડા પાંચ સુધી ચાલુ રહ્યો હતો આ શુકનવંતા વરસાદ થી લોકોમાં આનંદ ની લાગણી ફેલાઈ છે ભુજ તાલુકાના લોડાઈ ગામથી રશ્મિનભાઈ ભીડે એ ફોન પર જણાવ્યું હતું કે બપોરે અઢી વાગ્યા ની આસપાસ હળવું ઝાપટું વરસ્યું હતું

ડી

જે અંતર્ગત સંસ્કાર ભારતી ગુજરાત દ્વારા આ કામ હાથ ધરવામાં અવાયું છે